તમામ નવા કેસ સ્થાનિક સંક્રમણ છે

શ્રી મોદીએ કહયું કે વિશ્વ આરોગ્ય દિવસ આપણને આખું વર્ષ આરોગ્ય નું ધ્યાન રાખવા પ્રેરિત કરશે

જિલ્લા કલેકટર પ્રવિણા ડી

એ લોકોને ચુસ્તપણે લોકડાઉનનો અમલ કરી આવ જા નહીં કરવા તાકીદે કરી છે

ગઈકાલે એક વિડિયો સંદેશ દવારા તેમણે કચ્છના તમામ લોકોને અપીલ કરતાં જણાંવ્યું હતું કે હાલના સંજોગોમાં શાદી વિવાહ તહવારો ક કોઈપણ જાતના જયાં લોકો મોટી સંખ્યામાં ભગા થઈ શકે તેવા પસંગો ઉજવવાથી દુર રહેવા અનુરોધ કર્યો હતો અને સરકારના આદેશોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હત

પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીને અનુલક્ષીને કોઈ જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નથી હાટકેશ્વર મંદિરોમાં વિશેષ પુજન આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભજ વડનાગરા નાગર વ્યવસ્થાપક મંડળ દવારા ચાલુ વર્ષે કોરોના વાયરસ સંકમણની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને ચાલુ વષ હાટકેશ પાટોત્સવ નિમિતે જ્ઞાતિજનો તરફથી મળતારા ફાળાને મુખ્ય મંત્રી ફંડમાં જમા કરાવવામાં આવશે

ગામે ગામ તથા શ હેરે શહેરના હનમાન મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ચાલુ વર્ષ પ્રવ ર્તમાન કોરોના વાયરસ સંક્રમણની પરિસ્થિતિને પગલ વિવિધ જગ્યાઓએ યોજાતા મેળાઓ રદ કરવામ ાં આવ્યા છે લોકોને રહી સાદાઈ પ્વર્કશ્રધ્ધા ભકિતપ્વક હનુમાન જયંતિ ઉજવવા અનુરોધ કરવામાં આ વ્યો છે આશુતોષ અંતાણી હવામાન ચૈત્ર માસના પ્રથમ પખવાડીયાથી જ સુર્ય ભગવાને આકરો મિજાજ વરસાવવાન શરૂ કરી દેતાં સમગ્ર કચ્છ જિલ્લામાં ગરમોનં મોજું કરી વળ્યું છે